મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંગ કોશ્યારીએ આજે રાજય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે

શપથ વિધિ બાદ કાર્યકારી અધ્યક્ષ સરકાર રચવા માટે દાવો કરનારા જુથને બહુમત પુરવાર કરવા કહેશે

દરમિયાન શિવસેના એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોએ સંયુકત રીતે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉધ્ધવ ઠાકરેની વરણી કરી હતી શ્રી ઠાકરેએ ગઇ રાત્રે રાજભવન જઇને સરકાર રચવાનો દાવો કર્યો હતો અને સરકાર રચવા માટે અનિવાર્ય પ્રક્રિયાના ભાગ તરીકે તેમણે તેમને ટેકો આપનારા તમામ ધારાસભ્યોની યાદીની સાબીતી પણ રાજયપાલ સમક્ષ રજુ કરી હતી ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના એક પણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અમદાવાદ શહેરના બી આર ટી એસ રૂટના સંભવિત અકસ્માત ઝોન બ્લેક સ્પોટના સ્થળોનું ગઇકાલે નિરીક્ષણ કર્યા બાદ શ્રી જાડેજાએ આ મુજબ જણાવ્યુ હતું તેમણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદ શહેરના ટ્રાફીક નિયંત્રણ માટે ટ્રાફીક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવીને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસો હાથ ધરાશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા અલાયદી કમિટીની રચના પણ કરી દેવાઇ છે આ કમિટી દર પંદર દિવસે મળીને તેના નિરાકરણ માટેના પ્રયાસો કરશે આ વેળાએ મંત્રી શ્રી સાથે શહેરના મેયર શ્રીમતી બિજલબેન પટેલ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટિયા તથા ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ રાજકોટ વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજુરી આપી છે

જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ રેલ કોરીડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે

જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે

આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના અને બીજા શહેરોની કનેક્ટીવીટી વધશે અને મુસાફરોના સમય સાથે ઇંધણ પણ બચશે

ગૃહરાજયમંત્રી જી

વિધેયકમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના વિલીનીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેનાથી કર્મચારીઓના કૌશલ્યમાં વધારો થશે પેપરકામ ઓછું થશે વહીવટી ખર્ચ ઘટશે અને નાગરીકોને ખૂબ સારી સેવા મળશે બંને કેન્દ્રશાસિત પ્રદેશો દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલા છે દાદરા અને નગર હવેલીમાં એક જીલ્લો છે જયારે દમણ અને દીવમાં બે જિલ્લા છે આ સુધારા વિધયેક પસાર થયા પછી દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા ઘટીને આઠ થશે દેશ સહિત રાજ્યભરમાં ગઇકાલે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે બંધારણે નાગરિકતાના મૂળભૂત અધિકારો આપ્યા તેનાથી લોકશાહીમાં લોકોને પોતાનો અવાજ વ્યક્ત કરવા આકાંક્ષા પૂર્ણ કરવાના અધિકારો પ્રાપ્ત થયા રાજ્યપાલ શ્રી દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિનું ચિંતન સહિષ્ણુતા સહઅસ્તિવ અને સર્વકલ્યાણ મૂળ ધર્મ બંધારણમાં સયવાયો છે જેના કારણે ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ છે બંધારણ દિવસને અનુલક્ષીને જાણીતા કાનૂન વિદ્દ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી કૃષ્ણકાંત વખારીયાએ આકાશવાણી સાથેની વાતચીતમાં ભારતના બંધારણમાં માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું

દરેક ખેતર સુધી પાણી પહોંચાડવાનો આ યોજનાનો લક્ષ્યાંક છે

રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર નવેમ્બર માસમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે સહાય પેકેજનો લાભ લેવા અરજી મંગાવવામાં આવી છે

આ અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ તલાટીનો પાક વાવેતરનો દાખલો બેન્ક એકાઉન્ટ નંબર સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું ના વાંધા અંગેનું સંમતિ પત્રક જોડવાનું રહેશે વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે

ગઇકાલની મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું

અગાઉ વધારે મેચ જીતવાને કારણે ગુજરાતની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગ ટ્રમિનસથી બાંદ્રા ટર્મિનલ વચ્ચે વિશેષ ટ્રેન યલાવવાનો નિર્ણય કરાયો છે

આજથી આ દ્રેનનું બુકિંગ શરૂ થશે આ ટ્રેન બોરીવલી વાપી સુરત ભરૂચ વડોદરા અમદાવાદ વીરમગામ વઢવાણ સિટી બોટાદ ધોલા તથા સોનગઢ સ્ટેશનો પર ઊભી રહેશે